ભારત અને બ્રિટને મુક્ત વ્યાપાર કરાર માટે પ્રતિબધ્ધતા દોહરાવી

મંત્રાલયના જણાવ્યા મૂજબ દેશમાં પરિક્ષણ કરતી પ્રયોગશાળાઓની ઝડપથી વધતી સંખ્યાએ આમા મોટું થોગદાન આપ્યું છે

ભારતીય તબીબી સંશોધન પરિક્ષણ દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો અને સરકારની તરફથી કરવામાં આવેલા ઉપાયોને કારણે પણ મોટા પાયે પરિક્ષણની વ્યવસ્થા થઇ શકી છે કેન્વ્વ સરકારે તમામ રાજ્યો અને કેન્ણશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તેઓ નમૂનાઓના પરિક્ષણ માટે ટેસ્ટ ટ્રૈક અને ટ્રીટની રણનિતી અપનાવે આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે પરિક્ષણમાં ઝડપ આવવાથી શરૂઆતમાં સંક્રમણના વધારે કેસો આવશે પરંતુ પછીથી આમા ઘટાડો થશે મંત્રાલયના અનુસાર રાષ્રીવાય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં કેન્વ્વ સરકાર તરફથી કરવામાં આવેલા ઉપાયો તેનું પ્રમાણ છે

જે દુનિયાના અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછું છે

દરમિયાન કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મબ્યો છે

તેના પછી લદાખ હરિયાણા તેલંગાણા આસામ અને ગુજરાતનો સ્થાન છે

તેના પછી તમિલનાડુ દિલ્હી અને તેલંગાણાનો સ્થાન છે

લોકડાઉનનો સખ્તાઇથી અમલ કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે રાજ્યના જબલપુર ગ્વાલિયર દમોહ અને પન્ના સહિત રાજ્યના કેટલાક જીલ્લાઓમાં બે દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે

તેમણે કહ્યું કે તેઓ સેલ્ફ ક્વોરોન્ટાઇનમાં રહીને સરકારના માર્ગદર્શન મૂજબ સારવાર કરાવશે તોમર ગ્રામીણ વિકાસ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યોને કહ્યું છે કે ગ્રામપંચાયતોને મળનારા નાણાંનો ઉપયોગ સંપૂર્ણપણે ગામડાઓના વિકાસ માટે જ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે

શ્રી તોમરે કહ્યું છે કે સરકારે સ્વરોજગાર આવાસની ઉપલબ્ધતા રસ્તા બનાવવા અને સામાજીક સુરક્ષા નેટવર્કનો વિસ્તાર કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉલી કરવાની બહ્યઆયામી નિતિ બનાવી છે

આ પ્રસંગે શ્રી તોમરે ગ્રામીણ વિકાસ કાર્યક્રમો અંગે રાજ્યોના કાર્યોની ગણતરી કરવા માટે એક નાણાકીય વ્યવસ્થા સૂંચકાંક પણ જાહેર કર્યો છે ભારત બ્રિટન વ્યાપાર ભારત અને બ્રિટન દ્વારા બંન્ને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પ્રત્યે પોતાની સહિયારી પ્રતિબધ્ધતાને પુષ્ટિ આપી છે મુક્ત વ્યાપાર કરારની દિશામાં પ્રારંભિક ઉપાયો તરીકે બંન્ને પક્ષો મર્યાદિત વ્યાપાર કરાર કરશે

વાણિશ્ર્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બ્રિટેનના આંતરરાષ્ટ્રીય વ્યાપાર રાજ્યમંત્રી એલિઝાબેથ ટ્રસે આ બેઠકની સંયુક્તપણે અધ્યક્ષતા કરી હતી

શ્રી પુરી અને શ્રી જયવર્ધનેની વાતચીતને ઝડપી આગળ વધારવા દર મહિને બેઠક મળશે

આધારભૂત માહિતી મળતા પોલીસ સૈન્ય અને કેન્દ્રીય અનામત પોલીસ દળની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લઇને શોધખોળ શરૂ કરી હતી ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી ત્યારે આતંકવાદીઓએ તેમના ઉપર ગોળીબાર કર્યો સુરક્ષાદળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા

બિહારના દસ જીલ્લાઓમાં પૂરનો કહેર સર્જાયો છે સૌથી અસરગ્રસ્ત જીલ્લાઓ દરભંગા મુઝફ્ફરપુર ગોપાલગંજ સુયૌલ પૂર્વી અને પશ્ચિમી ચંપારણ છે આશરે દસ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત છે જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝા એ કહ્યું છે કે આજે બપોરથી ભારતીય વાયુસેનાના ત્રણ હેલીકોપ્ટર પુરગ્રસ્ત વિસ્તારોની સેવા માટે લાવવમાં આવ્યા છે આ હેલીકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત લોકોને સુકા ભોજનની સાથે જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે

આશરે એક લાખ પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં છે

પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહનો અને રેલ્વે ટ્રાફિક ખોરવાયો છે પૂર્વ મધ્ય રેલ્વેના દરભંગા સમસ્તીપુર અને નરકરિયાગંજ સુગોલી રેલ્વે વિભાગ પર ટ્રેનની અવરજવર બંધ કરવામાં આવી છે લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં ફેરપાર કરવામાં આવ્યો છે

રાજ્યની મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે

અને મોટી સંખ્યામાં મકાનો અને પશુઓ પાણીમાં વહી ગયા છે સૌથી વધુ અસરગ્રસ્ત ઢુબરી ગવાલપાડા અને બારપેટા જીલ્લાઓ છે

રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભ્યારણ્યોના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વબ્યાં છે પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગે કહ્યું છે કે મનરેગાના કામોની ફાળવણીમાં પૂરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે રાજ્યના પ્રિન્સીપાલ સેક્રેટરી જે

એક્કાએ આકાશવાણી સાથેની વાતયીતમાં કહ્યું કે મનરેગાના કામોને પૂરના કારણે અસર થઇ છે